પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી જાતિય ગુનાઓ જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યુ કે પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગૂનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા એકટમાં સુધારાના વટહ્કમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં મૂકવામાં આવશે વરસાદ બંગાળના અખાતની સાથે કચ્છના ઉપર પણ વરસાદી વાદળો છવાયેલા છે આ બંન્ને હવામાનની અસર હેઠળ આજ સવારથી નવસારી વલસાડ સુરત ડાંગ તાપી વ્યારા ભરૂચ વડોદરા ભાવનગર અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છ જીલ્લામાં તેમજ કેન્દ્રશાસિત દમણ દાદરાનગર હવેલી અને દિવમાં ફરી યોમાસુ જામ્યું છે

હવામાન વિભાગે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જો કે આવતીકાલે તે રાજ્યના અંદરના જીલ્લામાં આગળ વધે તેવી શક્યતા છે

આ ઉપરાંત મંગળવાર સુધીમાં કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા જીલ્લાઓમાં પણ કેટલાંક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે બુધવાર પછી વરસાદનું જોર ઘટવાની આશા છે દરમ્યાન દ્વારકા જીલ્લામાં ધોધમાર વરસાદ થયો છે બેરાજા ગામે ભારે વરસાદના કારણે વેદમતી નદીમાં ઘોડાપુર આવ્યા છે ખંભાળિયા તાલુકામાં ખજરિયા ગામે ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ફરી વળ્યા છે જ્યારે છોટા ઉદેપુરમાં સુખી ડેમની મહત્તમ સપાટી જાળવી રાખવા બે દરવાજામાંથી પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે

આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી મન કી બાત પ્રસારિત કરશે જનધન ખાતું જનધન ખાતું ખુલવાથી ગ્રામીણ વિસ્તારના લોકોને ઘણાં ફાયદા થઇ રહ્યા છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ખેતી કરતા લક્ષ્મણભાઇ ડામોરે તેમનો પ્રતિભાવ આ રીતે આપ્યો

એમાંય આણંદ બેઠક પર ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે કસોકસની સ્થિતિ સર્જાયેલી છે જયારે માતર નડિયાદ અને બાલાસિનોર બેઠક પર પણ રસાકસી સર્જાયેલી છે

અમૂલ ડેરીના નિયામક મંડળની બિનપક્ષીય રીતે યોજાતી ચૂંટણીમાં ગત વર્ષની જેમ આ વખતે કોઇ પેનલ બનાવવામાં આવી નહોતી ઉમેદવારો દ્વારા વ્યક્તિગત રીતે યૂંટણીમાં ઝંપલાવ્યું હતું